હર્ષવર્ધન કહયું ક કોરોના લડાઈ સામે સોશિયલ ડીસ્ટન્સિંગ અને લોક ડાઉન નો ચસ્ત અમલ એ જ દેશ માટે અસરકારક વેકિસન પુરવાર થશે કેન્દ્રીય આરોગ્ય મંત્રો શ્રી હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવ વા માટે વિવિધ રાજયોના આરોગ્યમંત્રીશ્રીઓ સાથે રાજય સરકારોએ લીધેલાં પગલાં અંગે વિડીયો કોન્ ફરન્સના માધ્યમ દવારા ગઈકાલે સમીક્ષા કરી હતી

હર્ષવર્ધને કોરોના વાયરસની વશ્વિક મહામારીના જંગ સામે તમામ રાજયો દવારા થઈ રહેલ કામગીરીને બિરદાવતાં કહયું ક તમામ રાજયો જે રીતે દિન રાત સતત મહેનત કરી રહયા છે તેના પરિ ણામે ભારતને કોરોના વાયરસનાં સંક્રમણન અટકાવવા ચોકકસ સફળતા મળશે

આર પી છાવણી માં જવાનો ને રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવી જ્ઞેમિયોપેથીક દવા આપવાનો કેમ્પ યોજાઈ ગયો આ છાવણી ના વડા એવા કમાન્ડીન ગ ઓફિસર સુધા પાંડે ની આગેવાની માં યોજાયેલી આ તબીબી શિબિર માં ફાજર રહેલા ડોક્ટરો એ જવાનોને સમજાવ્યું ફતું કે કામકાજ માં કલાકો જ્યારે નિશ્ચિત ના જોય ત્યારે માનસિક તાણ ઊભી થાય તેવા સંજોગો માં સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી રાખવું જવાનો એ પણ તેમની આરોગ્યને લગતી સમસ્યાઓ રજૂ કરી ડોક્ટર નું માર્ગદર્શન મેળવ્યું ફતું કોરોના કટોકટી વચ્ચે ફરજ બજાવતી વખતે રાખવાની કાળજી અંગેનું વૈજ્ઞાનિક માર્ગદર્શન પણ જવાનો ને આપવામાં આપવામાં આવ્યુ હતું

જેમાંથી એક વ્યકિત ડોકટર હોવાન જાણવા મળ છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો

રાજય સરકારે છેવાડાના માનવીની ચિંતા કરી છે તેનું તાજું ઉદાહરણ બરંદાની સીમ છે લખપત તાલુકાના બરનદા ગામની સીમમાં વસેલા ભચાઉના વાદી કુટુંબોન અલ્ટ્રાટેક કંપનીના સહયોગથી રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના અગ્રણીઓ અને લખપત પ્રાંતના અધિકારીશ્રીઓ હાજર રહયા હતા

લોકડાઉન પૂર્ણ થયા બાદ આ પ્રક્રિયા અંદાજીત તા

રાશનકાર્ડ ધારકોને એપ્રિલ માસનું અનાજ વિના મુલ્યે વિતરણ કરાવનું નકકી કર્યું છે

કાર્ડના છેલ્લા બ ડીઝીટ આધારિત વિતરણ આયોજન ગોઠવવામાં આવ્યું છે

કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસાર બંદર ઉપર આવશ્યક ધારા હેઠળ માલની હેરફેર અને તેને લગતી સવિસ જેવી કે સીએફએસ સી

જરૂરી શ્રમિકો ટ્રાન્સપ ોર્ટર સર્વેયર લાઈન અને આ કામગોરી સાથે સંકડાયેલા તમામ જરૂરી લોકોને મંજુરી આપી લોકડાઉન માંથી મુકિત આપવાનો નિર્ણય લેવામા આવ્યો છે